કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આજે રાજ્યસભામાં એક પ્રશ્રનાં જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યુંકે જ્યારે મનરેગાની માંગણી ઉલી થાય છે ત્યારે તેને પહ્યોંચી વળવાના પ્રયાસો થાય છે રાજ્યમંત્રી સાધ્વી નીરંજના જ્યોતિએ જણાવ્યું હતુ કે મનરેગાનાં કામકાજનાં દિવસો સો દિવસ કરવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી

ગુજરાત માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ અખબારી યાદી મુજબ આ આવેદન પત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન આજ થી તા

તમામ નિયમિત અને રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે આરતી ભદ્દ મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આજે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ તથા ઇન્યાર્જ બાળ વિકાસ યોજના અધિકારી મેઘા મહેતાની સુચના અને માર્ગદર્શન અનુસાર ભુજ ઘટક રની સુમરાસર શેખના આંગણવાડી કેન્દ્રમાં જુદી જુદી પ્રવુતિ નિર્દશન દ્વારા લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તથા વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ પ્રવુતિ તથા તેના શપથ લેવામાં આવ્યા હતા

આર ટી

જિલ્લામાં કોરોનાના સક્રિય કેસો હવે એક ટકાથી પણ નીચે પહોંચી ગયા છે

એસ એફ સતત કાર્યશીલ છે ઇન્સ્પેક્ટર ધર્મ મિત્રાના શાબ્દિક સ્વાગત અને આવકાર બાદ વિસ્તારની વિવિધ શાળાની બાલિકાઓએ રાષ્ટ્રભક્તિસભર કાર્યક્રમો રજૂ કર્યા હતા કમાન્ડન્ટ જનાર્દન પ્રસાદની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી કમાન્ડન્ટ અજિત ઇક્કાએ પાછલા થોડા વરસોથી આવા કાર્યક્રમો યોજીને સંપર્ક જાળવી રાખતાં શાળાના બાળકો માટે શૈક્ષણિક અને ગ્રામ્ય યુવાનો માટે રમતગમતના સાધનો વિતરિત કરીએ છીએ તેમ જણાવ્યું હતું